શ્રી મોદીએ કહ્યું હતં કે સરકારે યોગ્ય સમયે લીધેલા નિર્ણયોને કારણે દેશમાં કોરોના વાયરસનો ફેલાવાને રોકવામાં સફળતા મળી છે

લાખો પ્રવાસી મજૂરો પોતાના માદરે વતન પહોંચ્યા છે

કોવિડની તપાસ વધારવા માટે આઈસીએમઆર દ્વારા વધુને વધુ સરકારી અને ખાનગી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી રહી છે

દેશમાં કોરોનાને કારણે મૃત્યુનો દર અન્ય દેશો કરતા ઘણો ઓછો છે પણ હાલમાં કોવિડના કેસોમાં થઈ રહેલી વૃધ્ધી ચિંતાજનક છે

આ પોર્ટલ ઉપર સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ લગ્ન સહાય યોજના પાલક માતા પિતા સહાય યોજના દિવ્યાંગ ઓળખપત્ર યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના અને સંત સુરદાસ સહાય યોજનાઓની અરજી ઓનલાઇન કરી શકાશે તેમજ યોજના વિશે વધુ વિગતવાર માહિતી પણ પોર્ટલ મારફતે પ્રાપ્ત કરી શકાશે આ બાબતે જરૂર જણાય ત્યાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ભુજનો ફોન નાં

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે જેના કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવકમાં વધારો થયો છે કુલ્પના શાહ ઘુડખર અભ્યાણ્ય ગુજરાત વન્ય પ્રાણી અને પક્ષીઓનાં સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે કચ્છનું નાનું રણ આઇલેન્ડબેટ સહિત તથા કચ્છના નાના રણ અને તેને લાગુ આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન જંગલી ગધેડાઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલા છે આ અભયારણ્યમાં ઘુડખર દીપડા શિયાળ લોંકડી તેમજ સાંઢા વગેરે જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે

મી